કચ્છ માં પ્રવેશ પામનારી તમામ વ્યક્તિઓની યાદી ગૂગલ ડ્રાઈવ માં મુકાય છે જેના ઉપર થી તાલુકા મથક નો કોવિડ કંટ્રોલરૂમ પોતાના ફસ્તક ના ગામ શહેર માં આવેલા લોકો ની યાદી તૈયાર કરે છે અને તે બધા કવોરેન્ટાઈન થાય તેવી વ્યવસ્થા ગોઠવે છે